પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકોને કોરોના વાયરસની રસી ન આવે ત્યાં સુધી સાવચેત રહેવા અપીલ કરી છે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં

તેમણે કહ્યું કે લોકડાઉન પૂર્ણ થયું છે પરંતુ વાયરસ હજી ગયો નથી શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય સંપન્ન દેશોની તુલનામાં વધુ લોકોના જીવ બચાવાઈ રહ્યા છે

શ્રી મોદીએ કહ્યું કે તમામ લોકો સુધી કોવિડની રસી મળે તેવા પ્રયાસો કરાશે શ્રી મોદીએ તમામ સમાચાર માધ્યમોને કોરોના અંગેની જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરવા અનુરોધ કર્યો

દરમિયાન પ્રથમ અને બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રયાર વેગવાન બન્યો છે મુખ્ય રાજનૈતિક પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રયારકો પોતપોતાના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે ગઇકાલે બકસરમાં જનસભા સંબોધીત કરી હતી મહાગંઠબંધન મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ થાદવે ગઇકાલે નવ જનસભાઓ સંબોધી હતી કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલા સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ વિભિન્ન વિસ્તારોમાં જનસભાઓ સંબોધી હતી

જે ક્રલ દર્દીઓના દોઢ ટકા જેટલા જ છે

મંત્રાલયે કહ્યું કે કેન્દ્રના વ્યાપક તથા કેન્દ્રીત પગલાંઓના કારણે તબીબી માળખામાં વધારો ઓક્સિજનના ઉપયોગથી દર્દીઓના ક્લીનીકલ વ્યવસ્થાપન તથા દેશભરમાં ઓક્સીજન પૂરવઠા પહોંચાડવાની સઘન વ્યવસ્થા જેવા પરીણામો મબ્યા છે